સી એ

ને સુપ્રત કરવાનો નિર્દેશ આપ્યો છે

આર દાખલ કરી છે

રૂપિયાની રકમ સરકારને આપવાનો નિર્ણય કર્યો છે

ગઇકાલે અમેરીકાના રાષ્ટ્રપ્રમુખ ડીનાલ્ડ દ્રમ્પ સાથે વાતચીત કરતાં શ્રી મોદીએ વધુમાં કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાન તમામ મુદ્દાઓ ઉપર મંત્રણા કરીને ઉકેલ મેળવશે બન્ને આગેવાનોએ ઉર્જા અને વેપાર ક્ષેત્રોને કેન્દ્રમાં રાખીને દ્વિપક્ષીય સંબંધી મજબૂત બનાવવા માટે યર્યા કરી હતી દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી ત્રણ દેશોની મુલાકાત તથા બીયારીટ઼ઝમાં યોજાયેલી જી સાત દેશોની બેઠકમાં ભાગ લીધા પછી આજે સવારે દિલ્હી પહોંચ્યા છે ફ્રાંસે જી સાત દેશોની બેઠકમાં ભારતને ખાસ આમંત્રણ આપ્યું હતું આ મુલાકાતથી ભારતના મિત્રદેશો સાથેના સંબંધો મજબૂત થયા છે અને ભારતના વલણની નોંધ વૈશ્વિક સ્તરે લેવાઇ છે ભારતે તાજેતરના વર્ષોમાં આબોહવામાં પરિવર્તન જૈવ વૈવિધ્ય પ્લાસ્ટીકના કચરાના વ્યવસ્થાપન તથા ડિજીટલ પરિવર્તન ક્ષેત્રે લીધેલાં પગલાની વિશ્વના અગ્રણી દેશોના વડાઓએ ખાસ નોંધ લીધી છે પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ સામાજીક અસમાનતાને નાબૂદ કરવા ડિજીટલ ટેકનોલોજીના કરેલા ઉપયોગની વિગતો બેઠકમાં આપી હતી આ બેઠકની સાથે સાથે પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ બ્રિટનના પ્રધાનમંત્રી બોરીસ જાન્સન સંયુક્ત રાષ્ટ્રસંઘના મહામંત્રી એન્ટોનીયો ગુટેરસ અને અન્યો સાથે દ્વિપક્ષીય વાતયીત પણ કરી હતી પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી તથા અમેરીકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની વાતચીત કાશ્મીર મુદ્દે રાજદ્વારી વિજય અને ઉર્જા તથા વેપાર મુદ્દાને કેન્દ્રમાં રાખવાથી ફળદાયી નીવડી હતી

સી એ

ને આપવાનો નિર્દેશ આપ્યો છે ઘર ખરીદનાર નાગરિકોના ત્રણ ફજાર કરોડ રૂપિયામાં કંપનીના અધિકારીઓએ કરેલી ગેરરીતી સામે કાર્યવાહી થઇ શકે તે હેતુથી અદાલતે આવો નિર્દેશ આપ્યો હતો અદાલતે ફોરેન્સીક ઓડિટ રીપોર્ટનો અદાલતી કાર્યવાહીમાં ઉપયોગ થઇ શકે તે હેતુથી આ અહેવાલ સંબંધીત એજન્સીઓને સાત દિવસમાં આપવાનો પણ નિર્દેશ આપ્યો હતો

એસ ચેદીયુરપ્પાએ ગઇકાલે ત્રણ નાથબ મુખ્યમંત્રીઓ સહિત સત્તર નવા મંત્રીઓને વિભાગોની ફાળવણી કરી હતી આ તમામ મંત્રીઓને લગભગ એક સપ્તાહ અગાઉ મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યાં હતા નાયબ મુખ્યમંત્રી ગોવિંદ કારજાલને લોક નિર્માણ તથા સમાજ કલ્યાણ વિભાગ જ્યારે અશ્વનાથ નારાયણને ઉચ્ય શિક્ષણ સૂચના પ્રૌદ્યોગીકી અને બાયોટેકનોલોજીની સાથે વિજ્ઞાન અને આભાર નિહારીકા રવિયા પ્રૌદ્યોગીકી વિભાગ સોંપવામાં આવ્યો છે અન્ય એક નાયબ મુખ્યમંત્રી લક્ષ્મણ સાવઠીને વાહન વ્યવહાર વિભાગની જવાબાદરી સોંપવામાં આવી છે ત્રણ સપ્તાહ અગાઉ મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ યેદીયુરપ્પાએ આ મહિનાની વીસમી તારીખે મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું હતું દરમિયાન નાણાં ઉર્જા ખાદ્ય અને નાગરિક પુરવઠો સિંચાઇ તથા શહેરી વિકાસ સહિતના અન્ય વિભાગોનો હવાલો મુખ્યમંત્રી પોતે સંભાળી રહ્યા છે

આ સમિતી કાશ્મીરમાં કેન્દ્ર સરકારની વિકાસ યોજનાઓના અમલીકરણના ક્ષેત્રો તારવી કાઢશે આ ઉપરાંત આ સમિતી જમ્મુ કાશ્મીર લદ્દાખમાં શાળા કોલેજા કૌશલ્ય વિકાસ કેન્દ્રો હોસ્પીટલો તથા બીજી સુવિધાઓની જરૂરીયાત પણ ચકાસશે આ ઉપરાંત આ સમિતી સંબંધીત વિસ્તારમાં સામાજીક આર્થિક વિકાસલક્ષી યોજનાઓની શક્યતા અંગે સર્વગ્રાહી અહેવાલ તૈયાર કરશે

તેમણે કહ્યું સરકારી હોહ્મ્પટલોને સરકાર દ્વારા જ દવાઓનો પુરવઠો કરવામાં આવે છે

હવામાન વિભાગના ડાયરેક્ટર જયંતા સરકારે જણાવ્યું છે કે પૂર્વ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં સારા પ્રમાણમાં વરસાદ પડશે

મહિસાગર જિલ્લામાં ખાનપુર ઉપરાંત ગોધરા મોરવા હડફ ભીલોડા અને વડોદરામાં મહત્તમ વરસાદ વરસ્યો હતો

આર દાખલ કરી છે

ગત સપ્તાહમાં મુંબઇની વડી અદાલતના ન્યાયાધીશ એસ સી

શીંદેની બનેલી બેંચે સંંબંધીતો સામે વિશ્વસનીય પુરાવાઓ હોવાથી તેમની સામે એફ

દાખલ કરવાનો નિર્દેશ આર્થિક ગુનાશોધક શાખાને આપ્યો હતો નાબાર્ડે આરોપીઓએ બેંક ધારાઓ તથા આર બી

ની માર્ગદર્શક રૂપરેખાનો ભંગ કર્યો હોવાનું તેના અહેવાલમાં નોંધ્યુ હતું

જેથી સરકારને રાજકોષીય ખોટ વધાર્યા વિના સુસ્ત પડતી અર્થવ્યવસ્થાને ગતિ આપવામાં મદદ મળશે

વધારાની જાગવાઇનું આ ભંડોળ આર બી

ની આર્થિક મૂડી સંબંધિત સંશોધિત નિયમોને આધારે નીકાળવામાં આવ્યાં છે

બી

પાસેથી મળેલા ભંડોળથી સરકારને અર્થવ્યવસ્થાને મજબૂતી આપવાના પ્રથાસોમાં મદદ મળી રહેશે ઉલ્લેખનીય છે કે દેશની અર્થવ્યવવસ્થાનો વૃષ્ધ દર પાંચ વર્ષના નિયલા સ્તરે પહોંચ્યો છે

ઇરાનના વિદેશમંત્રી મોફમ્મદ જવાદ જરીફ ફાંસના રાષ્ટ્રપતિ ઇમૈનુઅલ મેક્રોનના આમંત્રણ પર જી સાત શિખર સંમેલનના અવસરે બિયારેન્જ પર્હોચ્યા હતા શ્રી મેક્રોને કહ્યું કે રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ અને રાષ્ટ્રપતિ અહાની વચ્ચે વાતયીતનો અવસર કુટનીતીના વ્યાપક પ્રયાસ અને પરામર્ષ દ્વારા નિકાળવામાં આવ્યો હતો શ્રી મેક્રીન સાથે સંયુક્ત સંવાદદાતા સંમેલનમાં શ્રીયુત ટ્રમ્પે કહ્યું કે જા પરિહ્સ્થતિઓ યોગ્ય રહીતો તેઓ યોક્કસ ઇરાનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરશે

સૌથી વધુ પ્રભાવિત વિસ્તારોમાં સેનાના વિમાનો દ્વારા પાણીના છંટકાવ અને જી સાત દેશો દ્વારા આગ ઓલવવામાં કરાયેલાં સંકલ્પ બાદ આ ઘટનાઓ સામે આવી છે કિનારાના શહેર વેલ્હો સીટીમાં ધુમાડો છવાયેલો છે કારણ કે ઉત્તર પશ્ચિમી રાજ્ય રોંડોનિયામાં હજી પણ આગ ઓલવવાના પ્રયાસો યાલી રહ્યાં છે દરમિથાન સમગ્ર વિશ્વમાં આ સંકટ પર વધી રહેલી ચિંતા વચ્ચે ફ્રાંસ અને બ્રાઝીલ વચ્ચે કુટનિતિક નોંકર્ઝોંક યાલુ છે